જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પાંચ ઈંચ કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

રાહદારીઓ તથા વાહનચાલકોને સાવચેતી સાથે આવાગમન કરવાની જિલ્લા પ્રશાસને અપીલ કરી છે

તો તાપી જીલ્લાના વાલોડ બાજીપુરા બુટવાડા અને વ્યારા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

પંચમહાલ વરસાદ પંચમહાલ જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસ માં જિલ્લાના સાત તાલુકામાં વરસાદ વરસ્યો જેને લઇને ખેડૂતો માં અનેરો ઉત્સાહ અને આનંદ છવાયો છે જિલ્લાના ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસ્યો પાવાગઢ જાંબુઘોડા તાલુકામાં આવેલું હોઈ તેની નજીક માં ઘોઘંબા તાલુકામાં આવેલ હાથણી માતાનો ધોધ શરૂ થતાં સહેલાણીઓ તેને માણવા માટે ઉમટી પડ્યા હતા શાર્પશૂટર ઝડપાયો ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીએ ગઈરાત્રે અમદાવાદની એક હોટેલમાંથી ભાજપના નેતાની હત્યાના ઇરાદે આવેલા એક શાર્પ શૂટરને ઝડપી લીધો છે બનાવની પ્રાથમિક માહિતી અનુસાર ગઈરાત્રે આતંકવાદ વિરોધી ટુકડી અને ક્રાઇમ બ્રાન્યના અધિકારીઓએ રિલીફ રોડ ઉપરની વિનસ હોટલ ઉપર દરોડો પડ્યો ત્યારે આ શાર્પ શૂટરે પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું

જોકે પ્રાથમિક માહિતી અનુસાર આરોપી શાર્પ શૂટરના મોબાઈલ ફોનમાંથી ભાજપના નેતા અને ભૂતપૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધન ઝડફીયા નો ફોટો મળી આવતા તે શ્રી ઝડફીયાની હત્યા કરવા આવ્યો હોવાનું મનાય છે હોટેલના રેકોર્ડ મુજબ તેના આધારકાર્ડ માં તેનું નામ ઇકબાલ મોહમદ રફીક હોવાનું અને તે મહારાષ્ટ્રનો વતની હોવાનું મનાય છે આ બનાવમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શ્રાવણી અમાસ મંદિર બંધ આજે શ્રાવણ માસ ની અમાસ હોવાથી શિવ ભક્તો પવિત્ર નદી સરોવર અને કુંડ માં સ્નાન માટે પહોચે છે પણ કોરોના સંક્રમણ ને કારણે અનેક જગ્યા એ નિયંત્રણ મુકાયા છે જુનાગઢ માં ગિરનાર ની તળેટી માં આવેલ દામોદર કુંડ માં સ્નાન ની મનાઈ ફરમાવાઈ છે તો ભવનાથ મહાદેવ નું મંદિર પણ બંધ રાખવામા આવ્યું છે બીજી બાજુ પ્રભાસ પાટણ માં ત્રિવેણી સંગમ ખાતે ભારે ભીડ ઉમટી છે અને સોમનાથ દાદા ના દર્શન માટે પણ લાંબી કતારો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે

આ અંગે વિદ્યાર્થીઓ પોતાની શાળાનો સંપર્ક પણ કરી શકે છે આઈ પોર્ટલ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે